આ કાર્યક્રમમાં ભાગ લઈ રહેલા પ્રતિનિધિઓને ભારતીય ચૂંટણી પ્રક્રિયાની વિસ્તૃત જાણકારી આપવામાં આવશે ઉપરાંત આ પ્રતિનિધિઓને આવતીકાલે મતદાન કેન્દ્રો પર ભારતીય ચૂંટણી પ્રક્રિયાનું જીવંત પ્રસારણ બતાવવામાં આવશે પ્રતિનિધિઓને યૂંટણી પ્રક્રિયા મતદાન કેન્દ્રો પર વ્યવસ્થા અને દિવ્યાંગો તથા વરિષ્ઠ નાગરીકો સહિત તમામ મતદારોને આપવામાં આવતી સુવિધાઓની પણ તેમને જાણકારી આપવામાં આવશે

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે આ મુલાકાતથી દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા વિચારણા થશે તથા આગામી ભારત રશિયા વાર્ષિક સંમેલનની તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવશે ઉપરાંત પરસ્પરના હિતોના ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર પણ વિચાર વિમર્શ કરવાની તક મળશે રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા જાફરોફાએ જણાવ્યું હતું કે રશિયાના વિદેશમંત્રી તેમની મુલાકાત દરમ્યાન વિદેશ મંત્રી એસ જયશંકર સાથે વાતચીત કરશે ભારતની યાત્રા બાદ શ્રી લાવારોફ છઠ્ઠી તથા સાતમી એપ્રિલે પાકિસ્તાનની મુલાકાત લેશે